સંરક્ષણમંત્રી રાજનાથસિંહે દેશની સરહદોનો ઇતિહાસ લખવાનું કામ શરૂ કરવાની મંજૂરી આપી દીધી છે સર્વોચ્ય અદાલતે આજે કહ્યું છે કે અયોધ્યા કેસમાં સુનાવણી પૂર્ણ કરવા

વિદેશ મંત્રી એસ જયશંકરે કહયું છે કે ભારત પાકિસ્તાન સાથે જયાં સુધી તે સામાન્ય નહીં બને અને સરહદ પારના આતંકવાદ વિરૂધ્ધની કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી કોઇ જ વાતચીત નહીં કરે સાઉદી અરેબિયાએ આજેકહ્યું છે કે તે તેના નિર્ણાયક તેલ ઉદ્યોગને લક્ષ્યાંક બનાવ્યા બાદ ઇરાન તરફથી ધમકીઓ વચ્ચે મધ્યપૂર્વના જળમાર્ગને સુરક્ષિત કરવા માટે અમેરિકાના નેતૃત્વ હેઠળના ગઠબંધનમાં જાડાયું છે

આ કાર્યમાં સરહદોના વિવિધ પાસાઓને આવરી લેવામાં આવશે જેમાં સરહદોની બનાવટ સરહદોનું સ્થળાંતર સુરક્ષાદળોની ભૂમિકા સુરક્ષાદળોની ભૂમિકા સરહદની જમીન પાસે રહેતા લોકો તેમની સંસ્કૃતિ અને તેમના જીવનના સામાજિક આર્થિક પાસાઓને સમાવી લેવામાં આવશે આ પ્રોજેક્ટ બે વર્ષમાં પૂર્ણ થાય તેવી સંભાવના છે શ્રી સિંહે ભારતીય સરહદોના ઇતિહાસ લખવાના મહત્વ પર ભાર મૂક્યો હતો અને જણાવ્યું હતું કે આના કારણે લોકોને અને અધિકારીઓને સરહદ વિશેની સમજ મળી શકશે

મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની ખંડપીઠે કહ્યું કે સુનાવણી અગ્રીમ તબક્કે પહોંચી હોવાથી આ મામલે દૈનિક કાર્યવાહી ચાલુ રહેશે ખંડપીઠે કહ્યું કે જા પક્ષો મધ્યસ્થતા દ્વારા કેસમાં સમાધાન કરવા ઇચ્છે તો કરી શકે છે અદાલતે કહ્યું કે સર્વોચ્ય અદાલતના પૂર્વ ન્યાયાધીશ એફ એમ આઈ કાલીકૂલ્લાની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યોની મધ્યસ્થી પેનલ સમક્ષ કાર્યવાહી ગુપ્ત રખાશે

જયશંકરે કહયું છે કે ભારતને પોતાના એક પાડોશી સાથે ખાસ પડકારનો સામનો કરવો પડી રહયો છે અને આ પડકાર તેનો વ્યવહાર સામાન્ય બને અને સરહદ પારના આતંકવાદ વિરૂધ્ધની કાર્યવાહી થાય ત્યાં સુધી યાલુ રહેશે

તેમણે ભારપુર્વક જણાવ્યું કે પાકિસ્તાને કબજા કરેલું કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે અને આશા છે કે એક દિવસ તે ભારતના અધિકારક્ષેત્રમાં હશે શ્રી જયશંકરે કહયું કે ભારતે પીઓકે માટે હંમેશા એક જ વલણ રાખ્યું છે કે તે ભારતનું અભિન્ન અંગ છે

કારણ કે તે ભારતનો આંતરિક બાબત છે

બાકી લાપતા લોકોને બચાવવા તપાસ ચાલુ છે

એસ જગનમોહન રેડૃએ દુર્ધટના અંગે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપ્યા છે

ફારૂક અબ્દુલ્લાની અધિનિયમ હેઠળ કરાયેલી અટકાયતને નેશનલ કોન્ફરન્સ પાર્ટીએ વખોડી કાઢી છે પાર્ટીએ આ પીએસએ હેઠળની ડો ફારૂક અબ્દુલ્લાની અટકાયતને દમનકારી કૃત્ય અને વિશ્વની સૌથી મોટી લોકશાહી પરના અત્યાચાર તરીકે ગણાવી છે જમ્મુમાં બહાર પડાયેલા એક નિવેદનમાં નેશનલ કોન્ફરન્સ પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ આક્ષેપ કર્યો છે કે ડો

આંતરરાષ્ટ્રીય દરિયાઈ સુરક્ષા નિર્માણમાં પ્રવેશવાનો રાજ્યનો નિર્ણય અમેરિકાના વિદેશ સચિવ માઇક પોમ્પીઓની આયોજીત મુલાકાત પૂર્વે થયો હતો સાઉદી અરેબિયાના અધિકારીઓએ શનિવારે સાઉદી તેલ ક્ષેત્ર અને વિશ્વના સૌથી મોટા ફૂડ ઓઇલ પ્રોસેસિંગ પ્લાન્ટ પર હ્મલો કરવા માટે ઉપયોગમાં લેવાતા હથિયારો વિશેની માહિતી શેર કરવાની યોજના ઘડી હતી યમનના ઇરાની સમર્થિત હૌતી વિદ્રોહીઓએ આ ફમલાનો દાવો કર્યો છે પરંતુ અમેરિકા અને સાઉદી અરેબિયા કહે છે કે તેમને ઇરાને હ્મલો કર્યો હોવાની આશંકા છિ

પરંતુ અમારા સુરક્ષાદળ તેમને જવાબ આપવા સક્ષમ છે પોલીસ વડાએ કહ્યું કે પોલીસ અને સુરક્ષાદળો દ્વારા કરાયેલા નિરંતર પ્રયત્ન અને બલિદાનના કારણે જ જમ્મુ કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓ ઘટાડો જાવા મળ્યો છે

પોલીસ વડો અધિકારીઓ અને જવાનોને શાંતિ જાળવવાના પ્રયાસો કરવા સતર્ક રહેવા જણાવ્યું હતું જે તેઓ જમ્મુ કાશ્મીરના પુનઃ ગઠન પછી ઘણા દિવસોથી કરી રહ્યા છે

ગઇકાલે ઢાકામાં પત્રકારો સાથે વાતચીત કરતાં શાસક અવામી લીગના જનરલ સેક્રેટરી અને માર્ગ પરિવહન તેમજ પુલ મંત્રી ઓબેદુલ કડેરે કહ્યું હતું કે ગુપ્તયર એજન્સીઓને દેશમાં ક્યાંય પણ ભ્રષ્ટાચાર અંગેના અહેવાલ હોય તો આપવા કહેવામાં આવ્યું છે રિપોર્ટના આધારે સરકાર ભ્રષ્ટાચારને નાબૂદ કરવાની ઝુંબેશ હાથ રહેશે તેમણે ચેતવણી આપી હતી કે જા જરૂર પડે તો ભ્રષ્ટાચાર અને ખોટા કામોને રોકવા માટે અવામી લીગની અંદર પણ એક પ્રામાણિકતા અભિયાન યલાવવામાં આવશે

વિદ્યાર્થી સંઘના પ્રમુખ અને જનરલ સેક્રેટરી જે આવામી લીગના છે તેમને તાજેતરમાં પદ પરથી હટાવ્યા હોવાનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે કથિત ગેરવર્તણૂંક બદલ તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે તેમણે કહ્યું કે આ પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી એ બાંગ્લાદેશના ઇતિહાસમાં પ્રથમ વખત કરાઈ છે ગયા શનિવારે એક પ્રોજેક્ટમાં જહાંગીરનગર યુનિવર્સિટીના કુલપતિ પાસેથી લાંચ રૂશ્વત માંગવાના આરોપ બદલ વિદ્યાર્થી લીગના પ્રમુખ રેજવાનુલ હક ચૌધરી શોવન અને જનરલ સેક્રેટરી ગોલામ રબ્બાનીને તેમના પદ પરથી હટાવવામાં આવ્યા છે

પહેલો હ્મલો રાષ્ટ્રપ્રમુખ અશરફ ધાનીની રેલીમાં અને બીજા પાટનગર કાબૂલમાં થયો